ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તારાજી સર્જ્યા પછી વાવાઝોડું ફણી પશ્ચિમ બંગાળ પહોંચ્યું છે

દેશના સાત રાજયોની એકાવન લોકસભા બેઠકો માટે આ સોમવારે મતદાન યોજાશે

પાંચમાં તબકકાની અને ત્યાર પછીના બીજા બે તબકકાની યુંટણીઓ માટે મતદારોને રીજવવા વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો આકાશ પાતાળ એક કરી રહયાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં યુંટણી સભાઓને સંબોધન કરશે શ્રી મોદી ઉત્તર પ્રદેશમાં પ્રતાપગઢ અને બસ્તીમાં જયારે બિહારમાં વાલ્મીકીનગર ખાતે જાહેર સભાઓને સંબોધન કરશે ભારતીય જનતા પક્ષના અમિત શાહ પણ પહેલા ફતેપુરમાં અને ત્યારબાદ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી અને આ બેઠક પરના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીના ટેકામાં ચુંટણી સભા યોજશે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ ઉત્તર પ્રદેશના ધૌરાહરા અને મોહનલાલ ગંજમાં જાહેરસભા યોજશે કોંગ્રેસ અધ્યક્ષ રાહ્લ ગાંધી સુલતાનપુરમાં તો સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ બહરાઈય અને ગોંન્ડા જીલ્લામાં યુંટણી સભાઓ યોજશે

આ માટે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ આજે રેવા જીલ્લામાં યુંટણી સભા સંબોધશે બાદમાં તેઓ ઉત્તર પ્રદેશમાં ચુંટણી પ્રચાર માટે રવાના થશે તેમના ઉપરાંત બીએસપીના અધ્યક્ષ માયાવતી કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર અને ઉમા ભારતી તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયોતીરાદિત્ય સિંધીયા પણ મધ્ય પ્રદેશના મુરેના જીલ્લામાં વિવિધ સ્થળોએ પોત પોતાના ઉમેદવારોનો યુંટણી પ્રયાર કરશે પાંચમાં તબકકાની ચુંટણીમાં મધ્ય પ્રદેશના એક કરોડ ઓગણીસ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

ભૌગોલિક દૃષ્ટિએ તે દેશના સૌથી મોટા ચૂંટણી ક્ષેત્રોમાંનું એક છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત બે અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે આજે સાંજે આ ચરણનો પ્રચાર સમાપ્ત થશે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

પૂર્વીય અને પશ્ચિમી મીદનાપુર ઉત્તર અને દક્ષિણ યોવિસ પરગણા સહિત કેટલાય જિલ્લાઓ ઉપરાંત હાવરા દુગલી ઝારગ્રામ કોલકાતા અને સુંદરલન્સ ક્ષેત્રોમાં વાવાઝોડું અસર કરે તેવી સંભાવના છે

તેના કારણે ભારે વરસાદ અને ઝડપી પવનને કારણે વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા ઝૂંપડાઓ ઉંડી ગયા અને રાજ્યમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો

ભૂવનેશ્વ વિમાનમથકથી ઉડ્ડયનો આજે બપોરે એક વાગ્યાથી શરૂ થઈ જશે મુખ્યમંત્રી નવીન પટનાઇકે કહ્યું કે વાવાઝોડું જ્યાં પ્રથમ ટકરાયુ તે પૂરીમાં વાવાઝોડાથી ખૂબ નુકસાન થયું છે તેમણે કહ્યું કે વીજ પુરવઠાનું માળખું સંપૂર્ણ રીતે નાશ થઈ ગયું છે અને તેને પુનઃ યાલુ કરવો એક પડકાર છે મુખ્યમંત્રીએ કહ્યું કે વાવાઝોડા પહેલા આશરે બાર લાખ લોકોને ચોવીસ કલાકની અંદર સુરક્ષિત સ્થળોએ પહોંચાડાયા હતા રાષ્ટ્રીય આપત્તિ મદદ દળના મહાનિર્દેશ રણદીપ રાણાએ કહહ્યં કે સાવચેતીના પગલાંઓને કારણે વાવાઝોડાથી બહ્ ઓછા લોકોના જીવ ગયા છે

ચંદ્રશેખર રાવને એક ચુંટણી રેલી દરમિયાન વાંધાજનક નિવેદનો આપવાના સંબંધે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંધન માટે ચેતવ્યા છે આયોગે પોતાના આદેશમાં તેમને ભવિષ્યમાં વધારે સાવધાની રાખવા અને આદર્શ આયાર સંહિતાની જાગવાઈઓનો જનસભાઓને સંબોધિત કરતા અને નિવેદનો આપવા દરમિયાન કડકાઈથી અમલ કરવા કહ્યું છે

યુંટણી પંચે આ માટે તેમને ચોવીસ કલાકનો સમય આપ્યો છે આ નોટીસમાં પંચે શ્રી શર્માને થાદ અપાવ્યું છે કે આદર્શ આયારસંહિતાની જાગવાઈ અનુસાર નેતાઓએ તેમના હરીફ ઉમેદવારોના અંગત જીવન વિશે ટીપ્પણીઓ કરવાથી દુર રહેવુ જાઈએ

શ્રી જીગ્લરે ગઈકાલે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે ગયા ફેબ્રુઆરી માસમાં પુલવામા હ્મલા પછી તરત જ ફાન્સે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિને આ ફુમલાને વખોડતું નિવેદન મોકલી આપ્યું હતું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

પેસાનો ત્રણ કરોડ પાંચ લાખ રૂપિયા જયારે મોબાઈલ પેમેન્ટ સુવિધા રૂપન પે નો એક કરોડ રૂપિયા દંડ કર્યો છે આ ઉપરાંત પ્રાઈવેટ અને જીઆઈ ટેકનોલોજીનો પણ એક એક કરોડ રૂપિયા દંડ કરવામાં આવ્યો છે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

વીજળી પડવા અને દુર્ઘટનાના કારણે ચાર લોકોના મોત થયા છે આકાશવાણીના સંવાદદાતાના અહેવાલ મુજબ ધૂળની આંધી સાથે અયાનક આવેલા વરસાદથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પશુધન અને પાકને ઘણું નુકસાન થયું છે સહારનપુર લદાયું મહારાજગંજ કુશીનગર પીલીભીત બાગપત અને વારાણસી જેવા જિલ્લાઓમાં હવામાનમાં પલટાને કારણે ઘણી વિપરીત અસર થઈ છે વીજળી પડવાથી વારાણસીમાં ખેતરોમાં કામ કરનારા ત્રણ લોકોના મોત થયા જ્યારે એક વ્યક્તિનું ઝાડ પડવાથી મોત થયું

એસ પ્રિયદર્શીએ બધા જિલ્લા મેજિસ્ટ્રેટોને ખરાબ હવામાનને કારણે થનારા નુકસાને સિમિત રાખવા માટે સાવચેતીના ઉપાય કરવા કહ્યું છે